પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે કામ કરો નાણાની ચિંતા છોડોની પ્રોત્સાહક નીતિ અપનાવવા અનુરોધ કર્યો છે કેન્દ્રીય કૃષિમંત્રી પરષોત્તમ રૂપાલાએ કહ્યુ છે કે સરકારી શાળાઓમાં સુવિધાઓ તેમજ તાલીમબધ્ધ શિક્ષકોની ભરતીને કારણે સરકારી શાળાઓમાં ગુણવતાપૂર્ણ સુધારો થયો છે રાજ્ય સરકારે તમામ ગામોનાં ગૌચરમાંથી દબાણો દૂર કરવાનો આદેશ આપ્યો છે સામુદાયિક આરોગ્યકેન્દ્રની શ્રેણીમાં દાદરાનગર હવેલીની ખાનવેલ જિલ્લાની

નૈઋત્યના ચોમાસાએ દેશના મોટાભાગના વિસ્તારોમાંથી વિદાઇ લઇ લીધી છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે યોજાયેલી બહેનો માટેની અંડર સેવનટીન ફૂટબોલ સ્પર્ધામાં ગઇકાલે પાટણની ટીમ વિજેતા બની છે

સુરતમાં ઓલ ઈન્ડિયા મેયર કાઉન્સિલ સેમિનારને ખુલ્લો મુકતા મુખ્યમંત્રીએ વધુમાં જણાવાયું કે સ્વચ્છ અને સુઘડ શહેરોની સાથે પર્યાવરણની સ્થિતિ પણ જળવાઈ રહે તે રીતે સુનિયોજીત શહેરોનો વિકાસ થાય તે દિશામાં સરકાર આગળ વધી રહી છે શહેરોમાં રસ્તા ગટર વીજળી પાણીને પ્રથમ મહત્વ આપીને આવશ્યકતા અનુસાર ગુજરાતની કોર્પોરેશનોને અનેકવિધ યોજનાઓ તૈયાર કરીને કરોડોની ગ્રાંટો ફાળવવામાં આવી રહી છે

તેમણે કહ્યું કે મેયરોને વધુ સત્તા મળે તે માટે અમારી સરકાર પ્રયત્નશીલ છે કેન્દ્ર સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પ્રોત્સાહન આપીને સ્થાનિક વિકાસને પ્રાધાન્ય આપ્યું છે કેન્દ્ર સરકારે એક સ્માર્ટ સિટીના નિર્માણ પાછળ રૂ

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રાષ્ટ્રપતિશ્રીનું પુષ્પગુચ્છથી ભાવભર્યું સ્વાગત કર્યું હતું રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આજે સવારે સૌથી પહેલા ગાંધીનગર નજીક રાયસણ ગામે જશે ત્યાં તેઓ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાની સાથે મુલાકાત કરશે ત્યારબાદ રાષ્ટ્રપતિ શ્રી કોવિંદ મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબાતીર્થની મુલાકાત લેશે

સાયલા ખાતે કથાકાર રમેશ ઓઝા કેન્દ્રીય કૃષિમંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા અને રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ યુડાસમાની ઉપસ્થિતિમાં યસનગર પ્રાથમિક શાળાનો લોકપર્ણ સમારંભ યોજાયો

તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકારે છેવાડાના વિસ્તારો સુધી શિક્ષણના લાભો પહોચાડયા છે જેના પરિણામે લોકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવતા ગુજરાતમાં સાક્ષતરાનો દર નોંધપાત્ર વધ્યો છે આ પ્રસંગે કથાકાર રમેશ ઓઝાએ આર્શીવચન પાઠવ્યા હતા

રાજ્યના વિકાસ કમિશ્નરે તમામ તાલુકા વિકાસ અધિકારીઓને દરેક ગામની મુલાકાત લઇને ગૌચરની જમીનનું નીરીક્ષણ કરવાની અ દબાણ હોય તો તે દૂર કરવાની સૂચના આપી છે આ આદેશમાં ગૌચરની જમીનમાં જો વ્યાપારિક દબાણો હોય તો તેને સૌ પહેલા દૂર કરવા અને ઉભા પાક તથા રહેણાકને લગતાં દબાણો શાંતિ અને સુલેહ જોખમાય નહી તે રીતે મામલતદાર અને પોલીસ ઇન્સ્પેક્ટરને સાથે રાખીને દબાણ હટાવવા આદેશ અપાયો છે રાજ્યમાં કુલ પોણા પાંચ લાખ ચોરસમીટર ગૌચરની જમીન પર દબાણ કરાયું હોવાનું અંદાજ છે

સિંહ કેન્દ્રીય ઉર્જા રાજયમંત્રી શ્રી આર

સિંહે કેન્દ્ર સરકારની વીજ સંબધિત તમામ યોજનાઓના અમલીકરણમાં મોખરે રહેવા માટે ગુજરાતને બિરદાવ્યુ છે દેશના તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉર્જામંત્રીઓની કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલી બે દિવસીય રાષ્ટ્રીય પરિષદના અંતિમ દિવસે કેન્દ્રીય ઉર્જા મંત્રી શ્રી આર

સિંહે ગુજરાતમાં વીજ પરિસ્થિતીની સુધારણા અને વીજ નિગમોની કાયાપલટમાં અગત્યના યોગદાન માટે ઉર્જામંત્રી શ્રી સૌરભભાઇ પટેલને અભિનંદન પાઠવ્યા છે તેમણે દેશના વિવિધ રાજયોના વીજ નિગમોને બાકી વીજળી બિલની વસુલાતમાં સક્ષમ સુધારા લાવવા ગુજરાત જેવી સીસ્ટમ અપનાવવા અનુરોધ કર્યો હતો ઊર્જામંત્રી સૌરભભાઈએ જણાવ્યું કે વીજ ચોરી અટકાવીને કરકસર કરીને સિસ્ટમ સુધારીને જે લાભો શક્ય બને એ વીજ ગ્રાહકો સુધી પહોંચાડવાની નીતિ રાખી છે એટલે વીજ ટેરીફ વધાર્યા વગર અમે ગ્રાહકોને લાભ આપી શક્યા છે તેના લીધે ગુજરાતના વીજ તંત્રની વિશ્વસનીયતા વધી છે રાજ્ય સરકારે વીજ નિગમોને મજબૂત પીઠબળ આપ્યું છે અને નિગમોને મળવાપાત્ર સબસીડીઓના નાણાં સમયસર ચૂકવાય છે કેશફ્લો સુધરવાને લીધે આર્થિક પરિસ્થિતિ મજબૂત બની છે

કેન્દ્રીય કૃષી અને ખેડૂત કલ્યાણ મંત્રીશ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ ગઇકાલે આ પ્રદર્શનને ખુલ્લો મૂક્યો હતો આ તકે મંત્રીશ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે ગાંધીજી આપણા દેશની વૈશ્વિક ઓળખ છે બાપુના સપનાનું ભારત ડિજીટલ મલ્ટી મિડીયા પ્રદર્શન આગામી તા

આ પ્રદર્શનમાં અત્યાધુનિક ઈન્ટરેક્ટીવ ડિવાઇસ દ્વારા મહાત્મા ગાંધીના જીવન મુલ્યો અને જીવન કવન પ્રદર્શનને ડિજિટલ ડિસપ્લે મારફતે એલ ઈ

ઉલ્લેખનીય છે કે એક સપ્તાહ્ર પહેલા પણ કચ્છના સિરક્રીક વિસ્તારમાંથી બિનવારસી બે પાકિસ્તાની બોટ ઝડપાઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં બીએસએફને કચ્છ જિલ્લા નજીક ભારત પાક સરહદની બાજુમાં હરામી નાળાની ખાડીમાંથી બે પાકિસ્તાની ફિશિંગ બોટ મળી આવી હતી સિંગલ એન્જિનવાળી બે પાકિસ્તાની બોટ બિનવાર સી હાલતમાં મળી આવતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જોકે એ સમયે એ વિસ્તારમાંથી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી

નવી દિલ્હી ખાતે આયોજીત એક સમારંભમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ ફર્ષવર્ધને ખાનવેલ જીલ્લાની હોસ્પીટલના પ્રભારી ડૉ ગણેશ વેર્ણેકર અને ડૉ સંતોષ મુંડેને પ્રથમ પુરસ્કાર અને ધનરાશીથી સન્માનિત કર્યો હતા આ પ્રસંગેં કેન્દ્રીત આરોગ્ય રાજ્યમંત્રી અશ્વીનીકુમાર ચૌબેઆરોગ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલયના સચીવ પ્રીતિ સૂદન સહિત આરોગ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલયનાં અગ્રણી અધીકારીઓ હાજર રહ્યા હતા હોસ્પીટલો અને આરોગ્ય કેન્દ્રોમાં ગુણવત્તાને પ્રોત્સાહન આપવામાં ઉદેશયથી ધારા ધોરણ અનુસાર સેવા પ્રદાન કરતી હોસ્પીટલો અને આરોગ્યકેન્દ્રોને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ગુણવત્તા પ્રમાણપત્ર પ્રદાન કરાય છે આ યોજના અંતર્ગત હોસ્પીટલોના રખ રખાવ સાફ સફાઈ વેસ્ટ મેનેજમેન્ટસંક્રમણ નિયંત્રણઅન્ય સુવિધાઓ અંગે તપાસ કરવામાં આવે છે જે અંતર્ગત રાજ્યસ્તરે રચાયેલી ટીમ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું

અમારા પ્રતિનિધિના જણાવ્યા મુજબ આ શિકારીઓ કાળિયાર જેવા પ્રાણીઓનો શિકાર કરી ચામડાનો વેપાર કરતા હોવાનો આરોપ છે વન વિભાગ દ્વારા ગઇકાલે તેમની ધરપકડ કરીને પોલીસની મદદથી અદાલતમાં રજુ કરાયા હતા અદાલતે આઠેય આરોપીઓને વધુ પૂછપરછ માટે પાંચ દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા

હવામાન વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારે ઉત્તર ભારતના રાજ્યોમાંથી પાછા વળવાનું શરૃ કર્યા પછી ગઇકાલે ગુજરાત સહિત મધ્યભારતના તમામ ભાગોમાંથી પણ ચોમાસાએ વિદાય લેવાનું શરૂ કરી દીધું છે

રાજ્યના કૃષિ વિભાગે ઘઉં લસણ ડુંગળી અને રાયડો જેવા રવિ પાકોના વાવેતર માટે સાનુક્રળ વાતાવરણ ઉભુ થવાથી હવે તેની વાવણી શરુ કરવાની ખેડૂતોને સલાહ આપી છે જો કે જીરુ ઇસબગુલ જેવા કુમળા શિયાળો પાકો માટે ઇશાનના ઠંડા પવનો શરુ થાય અ મહત્તમ તાપમાન ઘટે ત્યાં સુધી વાવણીની રાહ્ર જોવાની ભલામણ કરાઇ છે

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ સ્પોર્ટલ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ સ્પર્ધા યોજાઇ હતી આ સ્પર્ધામાં ગઇકાલે હિંમતનગર અને પાટણની મહિલા ટીમ વચ્ચે મુકાબલો હતો પાટણવતિ અંતર ઠાકોર અને અલ્કા ઠાકોરે ગોલ ફટકારી ટીમને વિજેતા બનાવી હતી